ગાંધીનગરમાં ચેપથી બે જણાને અને સુરતમાં એક વિદેશથી આવેલ વ્યક્તિનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો

આવશ્યક ચીવવસ્તુઓનો પુરવઠો મળી રહે તે માટે ટાસ્ટ ફોર્સની રચના ત ધોરણ એક થી નવ અને અગિયારના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની દરખાસ્ત મંજૂર

ગુજરાતમાં વિદેશથી આવેલા લોકોનું લીસ્ટ કેન્દ્ર સરકાર દ્વારા મળ્યું છે તેનો સર્વે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અલગ અલગ પ્રકારે જે લોકો સારવાર લેવા માટે હોસ્પિટલ આવે છે

આવા લોકોને ટેસ્ટ કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા ચાર પ્રદેશ પ્રમાણે મુખ્ય કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની કામીગીરી કરવામાં આવી રહી છે

શ્રી જયંતિ રવિએ નવા નોંધાયેલા કેસોની માહિતી આ રીતે આપી

જેની માટે સરકારની ટીમ સજ્જ છે

રાજ્ય સરકાર દ્વારા હાઇ પાવર કમિટી રયવામાં આવી છે જે કોરોનાને લઇને રોજ સમિક્ષા બેઠક કરીને માહિતી મેળવશે આ કમિટીમાં નાયબ મુખ્યમંત્રી સહિતના અધિકારાઓ ખાસ ઉપસ્થિત રહેશે રાજ્યમાં આજે વધુ ત્રણ ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે તેમાં બે ગાંધીનગરમાં અને એક સુરતમાં છે ગાંધીનગરના બંને કેસ ચેપ લાગવાથી છે જયારે સુરતનો કેસ વિદેશથી આવેલા નાગરિકનો છે

દેશભરમાં લોક ડાઉન અર્થાત સંપૂર્ણ બંધ અંગે લોકોની વર્તણુક અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી છે અને રાજય સરકારોને તાકીદ કરી છે કે કાયદાનું યુસ્તપણે પાલન કરાવે દેશવાસીઓ કોરોનાં વિષે વધુ સંવેદનશીલ બને તે માટે આજે રાષ્ટ્ર જોગ સંબોધન કરશે

આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રી દ્વારા પુરવઠાનો સપ્લાય સુનિશ્ચિત કરવા ખાસ ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે દરરોજ બપોરે ટાસ્કફોર્સની બેઠકમાં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા કરવામાં આવશે તેમણે આ સંદર્ભમાં કહ્યું કે રાજ્યના કોઇપણ વિસ્તાર જિલ્લા નગર ગામ મહાનગરમાં કયાંથ કોઇ નાગરિક પ્રજાજનોને દૂધ શાકભાજી કરિયાણું ખાદ્યાન્ન પુરવઠો મેળવવામાં મુશ્કેલી ન પડે તેની સમગ્ર દેખરેખ અને નિયંત્રણ માટે પાંચ વરિષ્ઠ અધિકારીઓની ટાસ્ક ફોર્સની રચના કરી છે શ્રી અધ્વિની કુમારે જણાવ્યુ કે રાજ્યમાં લોકોને દૂધ શાકભાજી ફળો બ્રેડ જેવી તમામ આવશ્યક ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે કરાયેલી વ્યવસ્થાની માહિતી આ રીતે આપી

તેમણે જણાવ્યુ હતું કે મુખ્ય મંત્રીએ ગઇકાલે કોરોનાના દર્દીઓ સાથે સી એમ ડેશબોર્ડથી સીધો સંવાદ કર્યા બાદ આજે રાજકોટમાં ક્વોરંટાઈનમાં રહેલા લોકો સાથે સંવાદ કર્યો હતો અને સરકાર તેમની સાથે હોવાનું જણાવ્યુ હતું

કોરોના બાઇટ છોટાઉદેપુરના સંસદસભ્યશ્રી ગીતાબેન રાઠવાએ લોકોને કોરોનાથી આ રીતે સાવચેત રહેવા જણાવ્યું

કોરોના સંબંધિત તબીબી સેવાઓ આપવા ઈચ્છ્ક ખાનગી તબીબો પોતાના જિલ્લાના કલેક્ટરનો સંપર્ક કરી સેવા આપી શકે છે

તાપી તાપી જિલ્લાના વિવિધ સ્થળોએ રાજ્ય પોલીસ વડાએ લોકડાઉન ની પરિસ્થિતિ ની કડક અમલવારી અંગેની પોલીસને સૂયના આપી અલગ અલગ ચેકપોસ્ટો બનાવીને આવા લોકોને રોકીને પોતાના ઘરમાંજ રહેવાની સમજ આપવામાં આવી રહી છે